પ્રધાનમંત્રી અમદાવાદ મેદ્રો રેલ ફેઝ ટુ અને સુરત મેદ્રો રેલ પ્રોજેક્ટનો આવતીકાલે શિલાન્યાસ પણ કરશે

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આજનો દિવસ આપણા માટે ઐતિહાસીક દિવસ છે કારણ કે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના પર ભાર મુકાયો છે ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત દેશભરમાંથી આઠ દ્રેનો એક જ મુકામ સાથે જોડાઇ છે હવે ભારતીય રેલવે પર્યાવરણને અનુકુળ હોય તેવી આધુનીક તેમજ આત્મનિર્ભર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે

તેમણે વધુમાં જણાવ્યું કે કેવડીયા ભારતમાં મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઝડપથી વિકસી રહયું છે વિવિધ દેશોના પ્રવાસીઓ કેવડીયાની મુલાકાત લઇ રહયાં છે કેવડીયામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી નજીકના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં રોજગારીની તકો વધી છે

આ ઉપરાંત પ્રધાનમંત્રી કેવડિયા રેલવે સ્ટેશન ડભોઇ જંકશન તથા યાંદોદ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું આ પ્રસંગે રેલવે મંત્રી પિયુષ ગોયલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રાસંગિક સંબોધન કર્યુ ટ્રેનોમાં વારાણસી કેવડીયા એક્સપ્રેસ દાદર કેવડીયા એક્સપ્રેસ અમદાવાદ કેવડીયા જનશતાબ્દી એક્સપ્રેસ ફજરત નીઝામુદ્દીન કેવડીયા એક્સપ્રેસ ચેન્નાઇ કેવડીયા એક્સપ્રેસ તથા પ્રતાપનગર કેવડીયા મેમુ ટ્રેનોનો સમાવેશ થાય છે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રોડગેજમાં રૂપાંતરીત ડભોઇ યાંદોદ રેલમાર્ગ યાંદોદ કેવડીયા રેલમાર્ગ તથા વીજળીકરણ કરાયેલા પ્રતાપનગર કેવડીયા રેલમાર્ગનું પણ ઉદ્દઘાટન કર્યું

આ સમારોહ ગાંધીનગર સેકટર તેરમાં મહાત્મા મંદિર તેમજ સુરતમાં ડાયમંડ બોર્સ સિટી ખાતે યોજાશે

પીએમ મોદી રસીકરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા દેશવ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમનો ગઈકાલે વિડિયો માધ્યમથી પ્રારંભ કરાવ્યો

ગુજરાત રસીકરણ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કોરોના રસીકરણના રાજ્યવ્યાપી અભિયાનનો આરંભ કરાવ્યો છે ગઇકાલે અમદાવાદમાં સિવીલ ફોસ્પીટલ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની ફાજરીમાં રસીકરણનો આરંભ કરાવતા શ્રી રૂપાણીએ કહ્યું કે હાલ રસીકરણ માટે ઉપયોગમાં લેવાતી કોવીશીલ્ડ વેકસીન સંપૂર્ણ રીતે સુરક્ષીત છે રાજ્યના નાગરિકોને આ રસી લઇને પોતાને તથા પોતાના પરિવારોને સુરક્ષીત કરવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે

રામચંદ્રન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ

રામચંદ્રનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

ફિલ્મોની દુનિયા હોય કે રાજકારણ તેમનું બહોળા પ્રમાણમાં આદર કરવામાં આવતું હતું તેમણે ગરીબી ઘટાડવા માટે અનેક પ્રથાસો કર્યા અને મહિલા સશકિતકરણ પર પણ ભાર મૂક્યો

ગયા વર્ષે કોરોના રોગચાળાના આરંભ બાદ આ વિમાનસેવા બંધ કરવામાં આવી હતી રાજસ્થાન અકસ્માત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઝાલોરમાં થયેલા માર્ગ અકસ્માતમાં છ નાગરિકોના થયેલા કરૂણ મૃત્યુ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે પ્રધાનમંત્રીએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને આ અકસ્માતમાં ઇજા પામેલાઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી આશા વ્યક્ત કરી હતી

યૂંટણી પંચ આસામ આસામમાં આ વર્ષે થોજાનાર વિધાનસભા યૂંટણીઓની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની આગેવાની હેઠળની એક ટીમ આવતીકાલે રાજયની ત્રણ દિવસીય મુલાકાતે જશે ઉલ્લેખનીય છે કે યૂંટણી પંચની ટીમે તાજેતરમાં ડિબ્રુગઢ અને ગુવાહાટીની મુલાકાત લીધી હતી અને મતદાન પૂર્વેની તૈયારીઓની સમીક્ષા પણ કીર હતી આસામના મુખ્ય યૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે શ્રી અરોરા અને તેમની ટીમ વિધાનસભાની યૂંટણીની તારીખો નક્કી કરવા માટે અધિકારીઓ અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજશે

જી શંકરનું હૃદયરોગના હુમલામાં આજે અવસાન થયું છે